ટેકનિકલ ઈન્સ્ટીટ્યૂટમાં એક્વીસમી સપ્ટેમ્બરથી તાલીમ કાર્ય શરૂ કરી શકાશે તેવી કેન્દ્ર સરકારની જાહેર થયેલી માર્ગદર્શિકા અનુસંધાને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાતની આઈટીઆઈમાં પ્રત્યક્ષ તાલીમ શરૂ ન કરવા નિર્ણય લેવાયો હોવાનું રોજગાર અને તાલીમ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે જેથી એકવીસમી સપ્ટેમ્બરથી તાલીમાર્થીઓને સંસ્થા ખાતે રૂબરૂ બોલાવી તાલીમ આપવાનું કાર્ય બીજી સૂચના ન મળે ત્યાં સુધી હાલ પુરતું બંધ રાખવા જણાવાયું છે

આરોગ્ય વિભાગના નર્સ બહેન દ્વારા પોષ્ટિકઆહારસેન્ટેટાઈઝરમાસ્ક તેમજ આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ગામ નાં સરપંચ તલાટી તેમજ બાળ વિકાસ યોજના નાં અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં ભેંસોમાં રોગચાળાના પગલે ભેંસો મોતને ભેટી રહી હતી ભચાઉ પશુ દવાખાના દ્વારા ત્યાં ટીમ જઈ અને ભેંસોમાં રસીકરણ અને બિમાર પશુઓની સારવાર પણ કરવામાં આવી હતી રસીકરણની આ કામગીરી છેલ્લા બે દિવસથી ચાલુ છે આ અંગે વધુ વિગતો આપતા ભચાઉના વેટરનરી ઓફિસર ડો પરેશે આ પ્રમાણે જણાવ્યું હતું

અને તે માટે કોવિડ હોસ્પિટલમાં ઓક્સીજનનો આવશ્યક જથ્થોરાખવો એ અત્યારે સમયની માંગ હોવાથી અદાણી સંચાલિત જી

હોસ્પિટલનાં અધિક મેડી સુપ્રિ

નરેન્દ્ર હિરાણી તથા બાયો મેડિકલ એન્જી ભાવેશ પટેલના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટીતંત્ર તથાહોસ્પિટલનાં મેડિકલ ડાયરેક્ટરશ્રી વી એસ

જેની ડીલીવરી ટ્રંક સમયમાં જ પ્રાપ્ત થશે

આ સમિતિમાં સચિવ પદે ડોક્ટર કૌશલ ભદૃની વરણી કરવામાં આવી છે શીતલ વૈશ્નવ અધિક માસ શરુ થઇ ગયેલ છે ત્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા એક અહીના સુધી શહેરમાં જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવશે